તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા આ સેમિનારમાં નાબાર્ડ દ્વારા ગ્રામીણ સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હેતુથી કાર્યરત સ્વસહાય જૂથો બેન્કો મંડળીઓ સ્વૈચ્છીક સંસ્થાઓને મુખ્યમંત્રીના હસ્તે ઉતકૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આપેલા છે નાબાર્ડ પુરસ્કૃત ઇ શક્તિ પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યમાંથી મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ ગામમાં કાર્યરત કુંતામાતા સ્વસહાય જૂથને બેસ્ટ સ્વસહાય જૂથનો એવોર્ડ આપવામાં આવેલો હતો સ્વસહાય જૂથના ગીતાબેન પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો

જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રૂપિયા છ હજારની સબસીડી લાભાર્થી અંદાજે અઢી લાખ ખેડૂત છે જો કે પી એમ યોજનામાં એક જમીનમાં વધુ ખાતેદાર હોય તો પણ લાભ થતો હોય છે ત્યારે પાક ઘિરાણમાં કોઇ ખેતરમાં વાવણી થતી હોય અને પાક ધિરાણના લાભાર્થી વંચિત રહેતા હોય તો તેમને શોધી કાઢવા કવાયત શરૂ કરાઇ છે આ અંગે જીલ્લા બેન્કર્સ કમિટીની બેઠકમાં કલેકટર એય

પટેલની ઉપસ્થિતિમાં કિસાન ક્રેડિટ કાર્ડથી વંચિત લાભાર્થીઓ અંગે પરામર્શ કરાયો હતો

સરપંચો સંમેલન નર્મદાના વડામથક રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં નર્મદા જિલ્લાના તમામ સરપંચોનું વિશાળ સંમેલન યોજાયું હતું નિવૃત્ત સનદી અધિકારી આર

પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી સંમેલનને ખુલ્લું મુકાયું હતું આ સેમિનારમાં ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો બાબતે વન બંધુ કલ્યાણ યોજના અને ગ્રામ પંચાયતનો વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું

આ ટાસ્ક ફોર્સ કમિટિની જિલ્લા કલેક્ટરશ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં જાતિ આધારિત લિંગ પરિક્ષણ અટકાવવા દિકરીઓના અસ્તિવ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા દિકરીઓના શિક્ષણ અને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા માટે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખેડુત તાલીમ કેન્દ્ર ખેડતો કૃષિક્ષેત્રે નવીનત્તમ સંશોધનો અને પ્રાકૃતિક ખેતીના સમન્વય થકી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને નવી હરિયાળી ક્રાંતિ તરફ પ્રયાણ કરે તેવા ઉમદા હેતુથી આત્મા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી બારડોલી અને ખેડ઼ત તાલીમ કેન્દ્રના સંયુકત ઉપક્રમે આયોજીત બે દિવસીય કૃષિમેળાને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે

જેમાં જીટીયુ સંલઝ્ન કોલેજના વિદ્યાર્થીઓ તથા રાજ્યની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે મેગા પ્લેસમેન્ટ કેમ્પના મુખ્ય અતિથિ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રસંગે ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલના હસ્તે જુદી જુદી કંપનીમાં નોકરી મેળવી રહેલા વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ આપીને સન્માનવામાં આવ્યા હતાં ચેક રિટર્ન કેસમાં જામનગરમાં ટ્રેક્ટરની લે વેચ કરતા એક વેપારી પાસેથી ટ્રેક્ટરની ખરીદી કર્યા પછી તેના બદલામાં આપેલા ચેક રિટર્ન થઈ જતા ટ્રેકટર ખરીદી કરનાર સાવરકુંડલાના વેપારીને જામનગરની અદાલતે તકસીરવાર ઠરાવી બે વર્ષની સજા ફરમાવી છે વનવાસી કલ્યાણ ડાંગ જિલ્લાના આહવામાં ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું ડો આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સેવાધામ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમ માં ઉદ્યોગ ધંધો ક્યાં કેવી રીતે કરવો તથા પ્રોજેક્ટ રિપોર્ટ સરકારી અર્ધસરકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી